યુ બેન્ડ ટ્રાન્સપોન્ડર્સ ધરાવે છે

બેન્ડ વડે ભારતની ભૂમિ તથા ટાપુ વિસ્તારોમાં જ્યારે સી બેન્ડની મદદથી બે અખાતી વિ સ્તારો સહિતના એશિયાઈ દેશોમાં ઉચ્ય કક્ષાની પ્રસારણ સેવાઓ પૂરી પાડશે

તેજસ ટ્રેનનો આ દેશનો બીજો રૂટ છે

ગાંધીધામ અમદાવાદ રેલવે ડિવિઝન તળે આવતા ગાંધીધામ રેલ્વે ગુડ્ઝ થાર્ડની પ્રથમ લાઈન ફવેથી કન્ટેનર લાવવા લઈ જવા અનામત રખાશે જેનો કંડલા મફાબંદરના કન્ટેનરોને લાભ મળશે પશ્ચિમ રેલવેના વડામથક મુંબઈ સ્થિત પ્રિન્સિપાલ ચીફ કોમર્શિયલ મેનેજ રે આ અંગેનું જાફેરનામું જારી કર્યું હતું જેમાં જણાવ્યા મુજબ તાત્કાલિક અસરથી ગાંધીધામ ગુડ્ઝ શેડ લાઈન નં

જેમાં કન્ટેનર સ્ટફિંગ ડીસ્ટફિંગ ઉપાડવા ઉતારવાની વ્યવસ્થા ફશે આ સુવિધા પ્રાથમિક ધોરણે છ મહિના માટેની હશે આયાત નિકાસકારોએ આ કન્ટેનર રેલ ટર્મિનલ સંદર્ભે ઉચ્ચકક્ષા સુધી રજૂઆત કરી ફતી કંડલા મફાબંદરના વપરાશકારોને આ નિર્ણયથી મોટી મદદ મળશે સાથે સાથે બંદરના વિકાસને પણ મોટું બળ મળશે તેવું સૂત્રોએ જણાવ્યું ફતું

જેનાથી કાર્ડ મારફતે સુરક્ષિત ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાફન મળશે રિઝર્વ બેન્કે બેન્કોને કહ્યું છે કે ભારતમાં એટીએમ અને પીઓએસ ઉપર માત્ર ડોમેસ્ટિક કાર્ડથી જ લેવડ દેવડને મંજૂરી આપવામાં આવે ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન ઓનલાઇન ટ્રાન્ઝેક્શન અને કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન માટે ગ્રાફકોએ પોતાના કાર્ડ ઉપર સર્વિસ અલગથી સેટ કરવી પડશે

જેથી જૂના કાર્ડ ધરવાતા લોકો પણ કઈ સુવિધા રાખવી છે અને કઈ બંધ કરવી છે તે નક્કી કરી શકશે આ સાથે જ કાર્ડ ઉપર લેવડ દેવડની મર્યાદા પણ નક્કી કરી શકશે આ નિયમ એટીએમ અને પીઓએસ બંને ઉપર લાગુ થશે પ નેહલઠક્કર ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો વચ્ચેની બીજી વનડે મેચ આજે રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે રમાઈ રહ્યી છે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી ભારતીય ટીમને દાવ લેવા મેદાનમાં ઉતારી ફતી